પ્રધાનમંત્રી નવીનીકરણ કરાયેલી હેરીટે ઇમારતો દેશને સમર્પિત કરશે

કેન્દ્રએ આ અંગે એક રા પત્ર જાહેરનામું બહાર પાડયું છે

તેમને ભારતની નાગરીકતા આપવામાં આવશે લઘુમતી સમુદાયોમાં હિન્દુ શીખ બૌધ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને ભારતીય નાગરીકતા આપવામાં આવશે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

શ્રી નકવીએ કહ્યું કે કેટલાંક રાપ્ત કીય પક્ષો ખોટા પ્રચારની નીતી અપનાવીને પોતાના એ ન્ડા માટે યુવાનોનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે ભારપૂર્વક સ્પષ્ટ કર્યું કે નાગરિક સુધારા અધિનિયમમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તેમણે કહ્યું કે પાકિસ્તાનના લોકો સહિત પાંચસોથી વધુ મુસ્લિમ લોકોને સંબંધિત કાયદા અંતર્ગત નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ભારતની નાગરિકતા આપવામાં આવી છે

તેઓ આજે બપોર બાદ ઓલ્ડ કરન્સી ભવનમાં પ્રદર્શન અને આર્ટ ગેલેરીઓનુ ઉદઘાટન કરશે

સાંસ્કૃતિક મંત્રાલય મેટ્રો શહેરોમાં જાણીતી ઇમારતોની આસપાસ સાંસ્કૃતિક ગ્યાઓ વિકસાવવાનું આયો ન કરી રહી છે પ્રધાનમંત્રી કાર્યક્રમ સ્થળેથી નવીનીકરણ કરાચેલી આ ચાર હેરીટે ઇમારતો પણ દેશને સમર્પિત કરશે પ્રધાનમંત્રી શાંતીનિકેતનના સો વર્ષ બેંગાલ આર્ટ મ્યુઝીયમ અમી કોલકત્તા નામના પ્રદર્શનો ખુલ્લા મુકશે શ્રી મોદી કોલકત્તા બંદર ટ્રસ્ટના દોઢસો વર્ષ પુરા થયા અંગેના કાર્યક્રમનું પણ ઉદઘાટન કરશે

તેઓ આજે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુ રાત પોલીસ અને રા યની ગૃહ મંત્રાલયની વિભિન્ન પરીયો નાઓનું ઉદઘાટન કરશે ત્યારબાદ ગૃહમંત્રી વિભિન્ન વિકાસ પરીયો નાઓ નતાને સમર્પિત કરશે અને ગાંધીનગર રેલવે સ્ટેશન પર કેટલીક સુવિધાઓને ઉદઘાટીત કરશે શ્રી અમિત શાહ ગાંધીનગરની ગુ રાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીના નવમાં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે ઉલ્લેખનીય છે કે તેઓ આજે સાંજે નારણપુરા વિધાનસભા મત વિસ્તારના અધ્યક્ષો અને રહેણાંક મંડળના સચિવોને સંબોધિત કરશે

નાયબ પોલીસ કમિશનર ોય તીરકેએ ણાવ્યુંકે તેમને નોટીસ પાઠવીને ખુલાસો માંગવામાં આવશે તેમણે કહ્યું કે જે એન યુ વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ એઇશે ધોષ પણ સર્વરરૂમમાં તોડફોડ કરતાં જૂથમાં ઊવા મળી છે અને નોંધણી પ્રક્રિયા ખોરવવાના ષડયંત્રમાં સંકળાયેલી છે તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નોંધણી કરવા ઈચ્છતા હતા પરંતુ આ જૂથ તેમાં ખલેલ ઊભું કરતું હતું તીરકેએ કહ્યુંકે હિંસામાં ચોક્કસ વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવ્યાં છે આ કેસમાં તપાસ ચાલી રહી છે અને ત્રણ કેસ નોંધાયા છે દિલ્લી પોલીસના પ્રવક્તા એમ એસ રંધાવાઓ કહ્યુંકે ફિંસક બનાવોની તપાસ ગુનાશોધક શાખાને સોંપવામાં આવી છે આ કેસમાં ધણી બધી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે

ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ અમિત ખરેએ પણ જેએનયુના વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શન પાછુ ખેંચી લેવા અપીલ કરી છે તેમણે જેએનયુ વહીવટી તંત્ર અને વિદ્યાર્થીઓ સાથે ગઇકાલે અલગ બેઠક યોજી આ પ્રતિનિધિ મંડળમાં જેએનયુ સ્ટુડન્ટસ યુનિયનની અધ્યક્ષ એશે ઘોષ પણ સામેલ હતી

એમ એફ

વેંકૈયા નાયડુએ નજીકના ભવિષ્યમાં ભારતને સો ટકા સાક્ષર બનાવવા માટે બધા હિત ધારકોને સામૂહિક પ્રયત્ન કરવા માટે આહ્વાન કર્યું છે તેઓ ગઇકાલે તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં નેશનલ કોલે ના શતાબ્દી સમારોહનું ઉદ્વાટન કરી રહ્યા હતા

તેમણે સાક્ષરતા અભિયાનો ખાસ કરીને વયસ્કો માટેની સાક્ષરતાની ગતિને વધારવા આહ્વાન કર્યું તેમણે એ બાબતે ચિંતા વ્યક્ત કરી કે ભારતના આઈ આઈ એમ

આઈ ટી

આઈ

સી સહિત ભારતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સહિત પાંચસો વિશ્વ વિદ્યલય છે

આ લોકોને આ કાયદા અંતર્ગત ગત વર્ષે પાંચ ઓગષ્ટે ધરપકડ કરી હતી કેન્દ્ર સરકારે ગયા વર્ષે મ્મુ કાશ્મીર રા થનો વિશેષ દર ો સમાપ્ત કરીને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દીધા હતા ધરપકડ કરાચેલા લોકોને આજે મુકત કરાય તેવી શકયતા છે તેમાના કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશની બહારની જેલમાં છે ત્રણ વખતના મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાના પણ સપ્ટેમ્બરમાં નાગરીક સુરક્ષા ધારા હેઠળ ધરપકડ કરાઇ હતી

અદાલતે રા ય સરકારને એક સપ્તાહની અંદર તમામ પ્રતિબંધોની સમીક્ષા કરવા ણાવ્યું